આ દિવસને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં પણ મનાવવામાં આવે છે

તેઓ રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે કેન્દ્રીય શસ્ત્ર પોલીસ દળ અને ગુજરાત પોલીસ દ્રારા આયોજીતે એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે પ્રધાનમંત્રી કેવડીયાથી અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ વચ્ચે દેશના પ્રથમ સી પ્લેન સેવાનો પણ શુ ભારંભ કરાવશે જે માટેની તૈયારી પુ રજોશમાં યાલી રહી છે કેન્દ્રીય વહાવટા રાજ્યમંત્રી મનસુખ માંડવીયા સમગ્ર આયોજનની સમીક્ષા માટે ગઈકાલે અમદાવાદ રિવરફન્ટ પહોંચ્યા હતા અને વિમાન સેવાના વિવિધ પાસાઓથી વાકેફ થયા હતા

તેમજ પાર્કમાં બાળકો માટે પણ આકર્ષણો પણ બનાવવામાં આવ્યા છે દરમ્યાન આરોગ્ય વન અને એકતા મોલનું પણ પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજયપાલ આચાર્ય દેવવ્રત તેમ્ની સાથે હતા

આ તમામ પ્રવાસન સ્થળોના લોકાર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ભારતની સંસ્કૃતિથી પરિચીત થવાનો સિંગલ પોઈન્ટ ડેસ્ટીનેશન હોવાનો મંત વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે સરદાર સરોવર ડેમ પર ડાયનેમિક ડેમ લાઈટિંગ યુનિટ ગ્લોગાર્ડનું લોકાર્પણ કર્યું ત્યારે સરદાર સરોવર ડેમ ત્રીરંગના રંગે રોશનીથી ઝળ્હળી ઉઠ્ચો હતો આ ડેકોરેટીવ લાઈટીંગ પ્રવાસીઓ માટે એક અનોખુ આકર્ષણ ઉભુ કરશે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુ નિટીની નવિનત્તમ વેબસાઈટ અને કેવડીયા મોબાઈલ એપની શરૂઆત કરાવી હતી

રવિવારે સાંજે પ્રયારની અવધિ પુર્ણ થાય તે પહેલા યું ટણી જીતવા ભાજપ કોંગ્રેસના નેતા કાર્યકરો સભા ગ્રુ પ મિટિંગ બુ થ મેનેજમેન્દ ડોર ટુ ડોર પ્રયાર કાર્ય યોજી રહ્યા છે દરમ્યાન અબડાસા યુંટણી પ્રચાર અર્થે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે કચ્છમાં વિથોણ ખાતે સભા સંબોધશે

આ દિવસે દેવી લક્ષ્મી અને ચાંદનીની પુજા કરી દુધ પૌવાનો પ્રસાદ ચડાવવાનો રિવાજ છે